ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે

ડી

વી એમ

એસ યુ

બધા જ મતગણતરી કેન્દ્રો ઉપર કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનો ગોઠવવામાં આવ્યા છે

આ ચૂંટણીમાં ભાજપ ઝારખંડમાં સત્તા જાળવી રાખવાની આશા ધરાવે છે

સરકારે નાગરિકોને ખોટી માહિતીથી ગેરમાર્ગે નહીં દોરાવાની અપીલ કરી છે ગઈકાલે દિલ્ફીમાં રામલીલા મેદાન ખાતે ભાજપની ધન્યવાદ રેલીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિંસાનો ત્યાગ કરવા અને જાહેર મિલકતોને નુકસાન નહીં પર્હોંચાડવાની અપીલ કરી હતી તેમણે ભારપૂર્વક કહ્યું કે નાગરિકત્વ સુધારા ધારો અને રાષ્ટ્રીય નાગરિક પત્રક કોઈપણ ચોક્ક્સ ધર્મના લોકો માટે નથી પ્રધાનમંત્રીએ પાણી પુરવઠો અને પરિવહન સહિત દિલ્હીના વિવિધ મુદ્દાઓ અંગે શ્રી અરવિંદ કેજરીવાલ સરકારની ટીકા કરી હતી

હિન્દી ફિલ્મના અભિનેતા આયુષ્યમાન ખુરાના અને વિક્કી કૌશલની તેમણે અંધાધૂન અને ઉરી ફિલ્મમાં કરેલા શાનદાર અભિનયના આધારે શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે જ્યારે કિર્થી સુરેશની તેલુગુ ફિલ્મ મહાનતીમાં સાવિત્રીની શ્રેષ્ઠ ભુમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર માટે પસંદગી થઈ છે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધારને મળશે એવી જ રીતે સમગ્ર રીતે મનોરંજન પુરી પાડનાર બધાઈ હો ફિલ્મની શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ પુરસ્કાર માટે પસંદગી થઈ છે

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે

નક્રાના વડપણ હેઠળ આ યાત્રા મધ્ય કોલકાતાના સુબોધ મલીક સ્કવેર ખાતેથી શરૂ થશે અને ઉત્તર કોલકાતાના શ્યામ બજાર ખાતે પૂર્ણ થશે ભાજપ દ્વારા આ નવા ધારાના સમર્થનમાં બહોળા લોકસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરાયું છે અવિનંદન યાત્રાનો ધ્યેય નવા ધારા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુહ્મંત્રી અમિત શાહને અભિનંદન આપવાનો છે બીજી તરફ સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ દ્વારા કોલકાતા ખાતે આજે નાગરીકતા સુધારા ધારાના વિરોધમાં રેલીનું આયોજન કરાયું છે

દૈનિકીમાં પ્રકાશિત થયેલી અપીલમાં તેમણે જણાવ્યું છે કે દેખાવોના નામે કોઈ રાજકીય લાભ ખાટી જાય નહિં તે બાબત સુનિશ્ચિત કરવી જોઈએ

કારણ કે આંદોલનો માત્ર મુડી રોકાણકારોને જ નહીં પણ પર્યટકોને પણ નિરાશ કરતા હોય છે જાહેર અપીલ કરનારાઓમાં મેઘાલયના ભુતપૂર્વ રાજ્યપાલ રણજીત શેખર મુસહરી વરિષ્ઠ પત્રકારો કનક સેનદેકા અને ડી એમ ચક્રવર્તી ભૂતપૂર્વ રાજદૂત ડી કે ગોગોઈ રાષ્ટ્રીય મ્યુઝીયમના ભૂતપૂર્વ વડા આર ડી ચૌધરી ફિલ્મ દિગ્દર્શક મંજ વોરા ગુવાહાટી યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ એન

ચૌધરી અને અન્યોનો સમાવેશ થાય છે અપીલમાં તેમણે જણાવ્યું છે કે દરેકને દેખાવો કરવાનો બંધારણીય અધિકાર છે પણ તેના કારણે રાજ્યના સમગ્ર વિકાસ અને શૈક્ષણિક પ્રક્રિયા ઉપર અસર થવી જોઈએ નહીં

ભારતીય હાઈ કમિશને તેઓની સુરક્ષિત મુક્તિ માટે નાઈજેરીયન નૌકાદળ અને શિપિંગ કંપની સહિત સૌનો આભાર માન્યો હતો

જમ્મુના પોલિસ વડા દિલબાગ સિંગે તેનું પ્રસ્થાન કરાવતા યુવાનોને ધર્મ નિરપેક્ષ મૂલ્યોને ટકાવી રાખવા તથા નશાકારક પદાર્થોથી દૂર રહેવા અપીલ કરી હતી રન ફોર યુનિટીમાં ખાસ કરીને વિદ્યાર્થીઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો બાદમાં પોલિસ વડામથક ગુલશન ગ્રાઉન્ડ ખાતે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

મી લાંબો જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે

ટ્રાફિક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે માણસો અને મશીનરીથી રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે પરંતુ આજે માર્ગ ખુલવાની શક્યતા ઓછી છે

ફસાયેલા લોકોને બચાવવા તથા પ્રતિક્ળ ફવામાનથી પ્રભાવિત લોકોની મદદ માટે નૌકાદળ ફવાઈદળ અને આર્મીને અનેક સ્થળોએ તૈનાત કરવામાં આવ્યાછે

અઝ્નીશામક દળના સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે મતરાતે સાડાબાર વાગે લાગેલી આ આગને હવે નિયંત્રણમાં લેવાઈ છે આ દુર્ઘટનામાં ઈજા પામેલાઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે

અઝિશામક દળના અધિકારીએ જણાવ્યું છે કે આ બનાવમાં કોઈને ઈજા થઈ નથી બે કલાકની જ્રેમત બાદ આગને નિયંત્રણમાં લેવાઈ હતી જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી સુત્રોના જણાવ્યા મુજબ સંબંધીત ઈમારતમાં આગ ઓલવવાની પ્રણાલી સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી ઈમારતનો વિજળી અને પાણી પુરવઠો બંધ કરાયો છે અને આગ નિયંત્રણ ધારા હેઠળ પગલાં લેવાશે

કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં લધુત્તમ તાપમાનમાં નજીવો વધારો થવાથી ખીણ પ્રદેશમાં ઠંડીથી થોડી રાહત થઇ છે અમારા લદાખના સંવાદદાતા જણાવ્યા પ્રમાણે તીવ્ર શીત લહેરના કારણએ સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે